પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

એનએફએસએ અંતર્ગત રાહતદરે અનાજ આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત કૃષિ સુધારા કાનૂન અંગે ખેડુતોમાં જાગૃતિ ફેલાવવા ભાજપના સાંસદો ધારાસભ્યોએ ગ્રામ બેઠકો શરૂ કરી

ક્રાંતીવીર શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતીએ ગુજરાતના પનોતા પુત્રને ભાવભીની શ્રધ્ધાંજલી અપાઇ રાજયમાં આજથી હવામાં ભેજનું પ્રમાણ ઘટવાની અને દસેક દિવસ સુર્યપ્રકાશ નીકળવાની આગાહી

આજે પ્રીલીમના બે પેપર હતાં પહેલું પેપર સવારના સાડા નવથી સાડા અગ્યાર સુધી અને બીજું પેપર બપોરના અઢીથી સાડા ચાર વાગ્યા સુધીનું હતું બન્ને પેપરો માટે નક્કી કરાયેલાં પરિક્ષા કેન્દ્રો પર ઉમેદવારો સમયસર પહોંચી શકે તે માટે સ્થાનિક વહિવટીતંત્રો દ્વારા વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી

સંદેશા વ્યવહારનો ઉપયોગ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ડિવાઈસ મોબાઈલ ફોન લેપટોપ તેમ જ લાઈટર માચીસ વગેરે પરિક્ષાર્થી પાસેથી લઈ લેવાયા હતા

તેમણે જણાવ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માએ તેમનું જીવન દેશની સ્વતંત્રતા માટે સમર્પિત કર્યું હતું અને ઘણા દેશવાસીઓને પ્રેરણા આપી હતી દેશ પ્રત્યેના તેમના દર્ષ્ટિકોણને સાકાર કરવા સૌએ હંમેશા પ્રયત્નશીલ રહેવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો

એક વર્ષમાં એક લાખ યોગ ટ્રેનરના સંકલ્પના માધ્યમથી રાજ્યના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક શેરી મહોલ્લા ફળીયા સોસાયટીમાં ઘર ઘર સુધી યોગને પહોંચાડવાની અભ્યર્થના વ્યક્ત કરી ભોગમય જીવનની જીવન શૈલી બદલી યોગમય બનાવવા તરફ યોગસંવાદ સાધી જનજનને સંદેશ પાઠવ્યો હતો

પ્રાપ્ત માહિતીનુસાર રાયપુર ગામમાં અવારનવાર વારંવાર દિપડાએ હ્મલા કરવાની ઘટનાઓ બનતી રહે છે